મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનુ બાબલિયા ગામ સોઇલ હેલ્થ કાર્ડ માટે આદર્શ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત

વર્ષથી ઉપરની વયજૂથમાં અમરેલીના સાવરકુંડલાના કુરેશી કાસમભાઇએ બે રજત ચંદ્રક મેળવ્યા

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી ની હાજરી માં ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ એમ

દાસ તથા સ્ટેટ બઁક ઓફ ઈન્ડિયા ના સર્કલ જનરલ મેનેજર રમેશ અગ્રવાલે સમજૂતી કરાર ઉપર આજે હસ્તાક્ષર કર્યા હતા આ કરાર પ્રમાણે એસ

અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગુજરાત રાજ્ય ની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી નો બારમાં પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આયાર્ય દેવવ્રત ની અધ્યક્ષતા માં યોજાયો હતો

આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ યુડાસમા સાંસદશ્રી રાજેશભાઈ યુડાસમા સહિત ના મહાનુભાવો સહભાગી થયા હતા

આ પ્રસંગે રાજ્ય ના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમા એ ઉદબોધન માં સંસ્કૃત એ આપણી વેદમાતા છે અને જો સંસ્કૃતિ ને ટકાવી રાખવી હોય તો સંસ્કૃત ભાષા અનિવાર્ય હોવાનું જણાવી સંસ્કૃત ભાષા ના પ્રચાર પ્રસાર માટે ભાર મુક્યો હતો

પોતાનું રાજય છોડીને શિક્ષણ અને રોજગાર નિમિત્તે બીજા રાજયમાં વસવા ગયેલા લોકો બે રાજ્યના સાંસ્ક્રતિક સંબંધને વધૂ મજબૂત બનાવે છે

કાસમભાઇ શરૂઆતથી જ શ્રીકૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર સાવરકુંડલાના વિદ્યાર્થી રહ્યા છે નીયમિત પ્રેકટીસ પ્રવૃતિને કારણે આજે રાષ્ટ્રકક્ષાએ સફળતા મેળવી છે હવે તેઓ એપ્રિલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર એશીયન માસ્ટર એથ્લેટીકસ સ્પર્ધામાં ભાગ લેવા જશે જૂનાગઢ રોપ વે ગીરનાર રોપ વેથી પર્યાવરણને નુકસાન થશે અને આ વિસ્તારમાં ગીધની વસ્તી ઘટશે તેવી અરજી કરાઈ હતી

અરજીમાં રોપ વેથી પર્યાવરણને નુકસાન થશે તેમ જણાવતા અરજદારે આ વિસ્તારમાં ગીધની વસ્તી ઘટશે તેવુ જણાવી રોપ વે પર રોક લગાવવા અથવા ડાયવર્ઝન આપવા કહ્યુ હતુ અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળી હતી અને નિર્ણય લીધો હતો કે રોપ વે બનવાથી ભવિષ્યમાં યાત્રાળુઓને લાભ થશે તેમજ વૃધ્ધો અને શારીરીક રીતે અશકત વ્યકતિ પણ ગિરનાર પર જઇ શકેશ હવે રોપ વેની કામગીરી ઝડપી બનશે ઉલ્ખેનીય છે કે ગિરનાર પર બની રહેલો રોપ વે એશિયાનો સૌથી મોટો રોપ વે ગણવામાં આવેછે સુરેન્દ્રનગર યોગ માં વિક્રમ સુરેન્દ્રનગર શહેરમાં આજથી ત્રણ દિવસ માટે શરૂ થયેલી યોગ શિબિરમાં તાડા સન તરીકે ઓળખાતા આસન માં વિક્રમ નોંધાયો છે

સોમનાથ મંદિર પરિસર નુ સંયાલન કરતાં ટ્રસ્ટ દ્વારા હાથ ધરાનાર આ પ્રીજેકટ પૂરો થયા દેશભર માથી અહી આવતા યાત્રાળુ ને તબીબી સારવાર વિનામુલ્યે ઉપલબ્ધ થશે